ત પશ્ચિમ બંગાળ આસામ કેરળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓને સંબોધશે

વી

તેમણે ચેતવણી આપી છે કે જો હવે આ વધતી જતી મહામારીને નિયંત્રણમાં નહી લેવાય તો ફરીથી દેશવ્યાપી કોરોના ફાટી શકે છે ગઈકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોવિડની હાલની પરિસ્થિતિ સંદર્ભે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતાં શ્રી મોદીએ સ્થાનિક વહીવટી સમસ્યાઓ હલ કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો તેમણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પોઝિટિવ કેસની સંખ્યા અને પંજાબમાં વધી રહેલા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી

તેમણે માઇક્રી કન્ટેનમેન્ટ ઝોનની જોગવાઈઓ પર ભાર મુક્યો હતો

શ્રી મોદી આસામમાં કરીમગંજ ખાતે જાહેર સભાને સંબોધશે એક ટવીટ સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આસામે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બદલાવ જોયા છે અને એનડીએ વિકાસનો આ એજેંડા આગળ વધારવા લોકોના આશીર્વાદ માંગે છે શ્રી મોદી પશ્ચિમ બંગાળમાં પુરૂલિયા ખાતે જાહેર સભા સંબોધશે તેમણે કહ્યું છે કે સંપૂર્ણ બંગાળમાં લોકો બદલાવ ઈચ્છે છે અને લોકો ભાજપાના સુશાસનના એજેંડા તરફ આકર્ષી રહ્યા છે

ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં ગઈકાલે પ્રધાનમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કોવિડને રોકવા આપેલા દિશાનિર્દેશોની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો આ મુજબ છે રાજ્યમાં કોવિડના ટેસ્ટની સંખ્યા વધારવા કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપર ધ્યાન આપવા તથા કન્ટેનમેન્ટ ઝીન જરૃર જણાય તો વધારવાનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં કોવિડના રસીકરણના કેન્દ્રો વધારવામાં આવશે તથા રાત્રે નવ વાગ્યા સુધી રસીકરણની કામગીરી ચાલુ રખાશે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દરરોજ દોઢ લાખના બદલે ત્રણ લાખ લોકોને કોવિડની રસી આપવાના આદેશ આપ્યા છે રાજ્યમાં માસ્ક પહેરવા તથા યોગ્ય અંતર જાળવવાના નિયમોનું કડક રીતે પાલન કરાશે અમદાવાદ સુરત સહિત યાર મહાનગરોમાં કોવિડના સંક્રમણને રોકવા તથા સારવારના ઉપાયોની જવાબદારી યાર વરિષ્ઠ સચિવોને સોંપવાનો નિર્ણય બેઠકમાં લેવાયો છે

વી

તેમણે ઉમેર્યું કે રસાયણ અને પેટ્રોકેમીકલ ઉદ્યોગનો વિકાસ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણમાં યોગદાન આપી રહ્યું છે

વી સિંધુ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશી છે જોકે કિદામ્બી શ્રીકાંત અને પી કશ્યમ પુરૂષોની સીંગલ્સના ઓપનીંગ રાઉન્ડમાં હારી જતા સ્પર્ધામાંથી બહાર થયા છે

વી

ભારતીય જોડીઓ અશ્વિની પોનપ્પા અને એન